આ ભરતી પ્રક્રીયા પારદર્શક રીતે થાય અને ભવિષ્યમાં કોઇ પ્રશ્નો ના થાય તે માટેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી

કોઈ એ અન્યાય ના થાય તે માટે શિક્ષણ વિભાગ કાળજીપૂર્વક કામગીરી કરી રહ્યો છે શીતલ વૈશ્નવ કોરાના વાયરસ મુદ્દે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતની કોરાના વાયરસને પહોંચી વળવાની તૈયારી અંગે માહિતી આપી હતી ગુજરાત સરકાર સંપૂર્ણ પણે તૈયાર છે રેપિડ રિસ્પોન્સ ટીમ એલર્ટ કરાઇ છે મોટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે ડોક્ટર અને નર્સને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે

હેલ્પલાઇન પર કોરોના મુદ્દે માહિતી મેળવી શકાશે એરપોર્ટ પર પણ બેનર્સ લગાવવામાં આવ્યા છે એરપોર્ટ પર મેડિકલ ટીમ પર રાખવામાં આવી છે યીનથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે ચીનમાં કોરોના વાયરસ મોટા પ્રમાણમાં ફેલાયો છે આ અંગે ભારત સરકારના સયિવ સાથે વાત કરી છે શીતલ વૈશ્નવ નાગારેકતા રલ નાગરિકતા સુધારા અધિનિયમ અને નાગરિકતા રજીસ્ટરનાં વિરોધમાં અપાયેલા ભારત બંધનાં એલાનની કરછમાં મિશ્ર અસર જોવા મળી હતી મળતા સમાચાર મુજબ ભુજમાં કેટલાક વિસ્તારોમાં દુકાનો અને વેપારી સંસ્થાનો બંધ રહ્યા હતા પરંતુ મોટા ભાગના વિસ્તારમાં બંધની કોઈજ અસર જોવા મળી નથી

ન્યુઝીલેન્ડે પણ આટલા જ રન કરતા સુંપર ઓવરથી મેચનો ફેસલો થયો હતો

એ નિમિતે ભુજમાં તેમની પ્રતિમાને નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા વંદના કરવામાં આવી હતી નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી કારોબારી સમિતિનાં અધ્યક્ષ ભરત રાણા વગેરેએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

શીત લહેર નો સૌથી વધુ અનુભવ થવાનો છે તેવા જિલ્લા માં ભાવનગર રાજકોટ અને કચ્છ નો સમાવેશ થાય છે